પાટીલનો કોરોના એન્ટીજન્ટ ટેસ્ટ નેગેટિવ આવ્યો

ટી પી સી આર ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી

રૂપાણી સરકારે વધુ ત્રણ મહેસૂલી સેવા ઓનલાઈન ઉપલબ્ધ બનાવતા ખેડૂત આલમને મોટી રાહત થઈ છે

મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અરજદારે જરૂરી વિગત સાથે ઓનલાઈન અરજી કરી પછી સહી વાળી અરજી નિયત કરેલ સોગંદનામું તથા ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે

ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી

પાટિલનો કોરોના એન્ટિજન્ટ કેસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે

શ્રી પાટિલે ગઇકાલે સાંજે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી

હોસ્પિટલના કોવીડ આઈસીયુમાં ગત સાંજે આગ લાગવાની ઘટના બની છે સુત્રોના જણાવ્યા મુજબ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને જાનહાનીના કોઇ સમાચાર નથી પોલીસના જણાવ્યા મુજબ અઝિશામક દળોએ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

વેન્ટીલેટર મશીનમાં શોર્ટ સક્રીટના કારણે આગ લાગી હોવાનું જણાયું છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજમાં એક કારખાનામાં કામ કરતાં શ્રમિકોને વીજ કરંટ લાગતાં પાંચના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ ધાયલ થયા છે

આ કામદારોમાંથી પાંચના દુર્ઘટના સ્થળે તરત જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ દૂર ફેંકાઈ ગયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે સાંતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર દેશમાં પોષણ અભિયાન અંતર્ગત યાલી રહેલી પોષણ માહ ઉજવણીને અનુલક્ષીને છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પોષણ શપથ લેવામાં આવ્યા હતા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો પર ભાર મુકવામાં આવ્યો છે

સૌરાષ્ટ્રના પશુધનનું સંવર્ધન સારી રીતે થાય તેમજ તેમની પ્રજનન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે આશય થી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયની પશુપાલન વિધા શાખા દ્વારા એક તાલીમ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ઉપરાંત રાજસ્થાન પંજાબની કૃષિ યુનિના તજજ્ઞો દ્વારા દુધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારવી અને પશુ પક્ષીઓમાં જોવા મળત અલગ અલગ રોગો સામે તેમની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે અંગે માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું જૂનાગઢ પશુ ચિકિત્સા કેન્દ્રના વડા ડો

એચ ટાંકે આ વેબિનાર અંગે માહિતી આપી હતી

સમગ્ર જિલ્લામાં માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ દરમિયાન લોકોના ઘરે જઈને તેમજ કોરન્ટાઇન સેન્ટર અને કોવીડ કેર સેન્ટરમાં ઉકાળા સંશમની વટી અને હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું

પી અને ઇ ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવશે

સી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે

આ નિર્ણય મુજબ ગુજરાત ગેસ કંપની લીમીટેડ અને સાબરમતી ગેસ લીમીટેડ ધ્વારા અપાતા ગેસ પુરવઠાના બિલમાં પ્રતિ એસસીએમ એ અઢી રૂપિયાની વધારાની રાહત અપાશે આ રાહત અગાઉ જાહેર કરાયેલી બે રૂપિયાની રાહત ઉપરાંત હશે સીરામીક ઉદ્યોગ ધ્વારા કરાયેલી રજુઆતના પગલે ગઇકાલે ગાંધીનગર ખાતે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે આ નિર્ણયથી કોરોનાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા સિરામીક ઉદ્યોગને મોટી રાહત મળશે

આ રાહત અંગે પંચાળ સીરામીક વિકાસ ટ્રસ્ટના સુરેશ સોમપુરાએ તેમનો પ્રતિભાવ આ રીતે આપ્યો

એક જ ઑફિસમાં બેસતાં બંને ઈજનેરે કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી